સંસદના બજેટસત્રના બીજા તબક્કાનો આજથી આરંભ થયો છે

ફેબ્રુઆરી મહિનામાં જીએસટી થકી એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે

આજે ગૃહની બેઠક શરૂ થતા જ અધ્યક્ષે બિહારના વાલ્મિકી નગરના જનતા દળ યુનાં સાંસદ વૈદ્યનાથ પ્રસાદ મહતોનાં નિધન ઉપર શોક વ્યકત કર્યા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી

દરમિયાન આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ ભગવંતમાને ગૃહમાં દિલ્હી હિંસા ઉપર ચર્ચા કરવાની માંગણી કરી હતી

આજે ગૃહની બેઠક મળતાં જ સભાપતિ એમ વૈકેયા નાયડુએ આ મુદ્દે વિરોધપક્ષના સભ્યોને દિલ્હીના ઉત્તર પૂર્વ ભાગોમાં સામાન્ય સ્થિતને પ્રાથમિક્તા આપવી જોઈએ તેમ કહ્યું હતુ તેમણે કહ્યું હતુ કે ત્યાં સ્થિત સામાન્ય થયા બાદ આ મુદ્દો ઉઠાવવો જોઇએ જોકેકોંગ્રેસ સમાજવાદીપાર્ટી તૃણમુલ કોંગ્રેસ ડોબેરીઓ ડીએમકે બસપા આમ આદમી પાર્ટી અને અન્ય સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે સરકાર ઉપર હિંસા દરમિયાન ચૂપ રેહવાનો આરોપ લગાવ્યો હતો

દરમિયાન ગૃહના ભૂત પૂર્વ સભ્ય એ વી સ્વામીના નિધન અંગે સભ્યોએ મૌન પાળ્યુ હતુ

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ચર્ચામાં યોગદાન આપવાની ભારતની ક્ષમતા પૂરવાર થઇ છે શ્રી જયશંકર આજે દિલ્હીમાં નીતિ સંશોધન મંત્રણા માટેના કેન્દ્ર સંમેલનના ઉદઘાટન સત્રમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યુ કે વેશ્વિક સ્તરે આર્થિક સંતુલનમાં થયેલો ફેરફાર હવે રાજકીય સ્તરે પણ દેખાવા લાગ્યો છે વિદેશમંત્રીએ અન્ય સત્તાઓના પ્રભાવને ખાળવા ભારત જેવા દેશોએ ખૂબ જ જટિલ વ્યુહરચના ઘડવી પડશે તેવો મત વ્યકત કર્યો હતો શ્રી જયશંકરે કહ્યું કે આજના ડીજીટલ યુગમાં નવી ભાગીદારી વિકસાવવી અને જ્ઞાન આધારીત અર્થતંત્રમાં સેવાક્ષેત્રે વધુ સંપર્ક કરવો એ ભારત સામેના નવા પડકારો ગણાવી શકાય

જયશંકરે જણાવ્યું છે કે કોરોના વાયરસના કેસો ઇરાનમાં નોંધાતા ત્યાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયાસો કેન્દ્ર સરકાર કરી રહી છે તેમણે કહ્યું કે ભારત સરકાર ઇરાનના સત્તાવાળાઓ સાથે સહકાર સાધીને ત્યાંના ભારતીયો અહીં આવે તે પહેલાં તેમનું સ્ક્રીનિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવી રહી છે શ્રી જયશંકરે જણાવ્યું છે કે તેમણે ઇરાન ખાતેના ભારતના રાજદૂતને આ સમગ્ર કામગીરીની છેલ્લાં છેલ્લી માહિતી સંબંધિતોને પહોંચાડવા જણાવ્યું છે કેરળના મુખ્યમંત્રી પી વિજયન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પૂછેલા પ્રશ્નના પ્રતિભાવોમાં શ્રી જયશંકરે આ માહિતી આપી હતી

જે ગયા વર્ષના ફેબ્રુઆરી માસની આવક કરતાં આઠ ટકાનો વધારો દર્શાવે છે

ન્યાયાધિશ એન વી રામન્નાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની બનેલી બૅચ અરજી ફગાવી દેતા અવલોકન કર્યુ હતુ કે સંબધિત અરજીની ફેર વિચારણાથી કસુરવારને અપાયેલી સજામાં ફેરફાર થશે નહિ

રામન્નાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની બનેલી બંધારણીય બેંચ આજે આ મુજબ ચૂકાદો આપ્યો છે

સત્તાવાર જાહેરનામાં મુજબ વિમાનનું નેતૃત્વ કરતો પાઈલ્ટ મુસાફરોને ફ્લાઇટ મોડ અથવા એર પ્લેન મોડમાં રખાયેલા લેપટોપ સ્માર્ટફોન ટેબ્લેટ અને સ્માર્ટ વોચના માધ્યમથી વિમાનમાં વાઇ ફાઇ સુવિધા આપવાની મંજુરી આપી શકે છે

ગઈકાલે ગૌતમ બુધ્ધ નગરની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રીએ પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેઓ બે દિવસની મુલાકાત દરમિયાન ઘણા વિકાસકામોનું ઉદઘાટન કરશે તથા શિલાન્યાસ કરશે

જે વિદ્યાર્થીઓ સાતમી માર્ચ સુધી પરીક્ષા આપી ન શકે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પછીથી લેવાની તૈયારી બોર્ડે બતાવી હતી

તુર્કીનાં ડ્રોન વિમાનોને ગઈકાલે જબલ અલ ઝાવીયા અને અલ હમ્દીયા કેમ્પને નિશાન બનાવ્યા હતા

જેના માટે તુર્કીએ સીરિયન સરકારને જવાબદાર ગણાવી હતી